શ્રી મોદીએ કહ્યું કે પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અયાનક જ નથી વિકસતી પરંતુ દેશની તાકાત અને ઉંડી સમજણમાંથી ઉદભવેલો વિચાર છે ગઈકાલે નવી દિલ્હીમાં નિતિ આયોગ ખાતે શ્રી મોદીએ વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી આ બેઠક અંદાજપત્રના પરિપ્રેક્ષ્યમાં યોજાઈ હતી પ્રધાનમંત્રીએ હ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના પાયાના તત્વો મજબૂત હોવાથી ભારતીય અર્થવ્યવસ્થામાં છલાંગ લગાવવાની ક્ષમતા છે તેમણે જણાવ્યું કે પર્યટન શહેરી વિકાસ માળખાકીય સુવિધા અને કૃષિ સાથે સંકળાયેલ ઉદ્યોગો અર્થવ્યવસ્થાને આગળ લઈ જવાની ક્ષમતા ધરાવે છે તેના દ્વારા રોજગારીની તકો પણ સાપડશે પ્રધાનમંત્રીએ વાસ્તવિકતા અને સમજ વચ્ચેનું અંતર ઘટાડવા તમામ ઘટકોને મળીને કામ કરવા અને દેશ તરીકે વિચારવા અનુરોધ કર્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતીન ગડકરી અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ સહિત વરિષ્ઠ અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા

ગઈકાલે નવી દિલ્ફીમાં પક્ષના મુખ્યાલયમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે પક્ષના પદાધિકારીઓ સાથે બજેટ પૂર્વે વિચાર વિમર્શ કર્યો હતો યાર તબક્કામાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય નાણાંમંત્રીએ બજેટ અંગે પક્ષના પદાધિકારીઓ પાસેથી પ્રતિભાવ મેળવ્યો હતો આ બેઠકમાં ભાજપના કાર્યકારી પ્રમુખ જે

નક્રા મહામંત્રી બી

સંતોષ ભૂપેન્દ્ર યાદવ અને અરૂણસિંહ હાજર રહ્યા હતા અરૂણસિંહે જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણામંત્રીએ બજેટ પૂર્વની ચર્ચા માટે પક્ષના વિવિધ વિભાગોની મુલાકાત કરી અને ભાજપને વિશ્વાસ છે કે લોકોના હિતમાં બજેટ રજૂ કરવામાં આવશે સુશ્રી સીતારામણે પદાધિકારીઓ પ્રવક્તાઓ વિવિધ મોરચાના કાર્યકરો જેવા કે ખેડૂતો યુવાનો તેમજ મહિલા મોર્યાના અધિકારીઓ સાથે ચાર અલગ અલગ બેઠકો યોજી હતી

વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે વિદેશી રાજદુતોની મુલાકાતનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા તાજેતરમાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાની પ્રાથમિક માહિતી મેળવવાનો છે આ વિદેશી રાજદુતોમાં અમેરિકા દક્ષિણ કોરિયા વિચેતનામ બાંગ્લાદેશ ફિજી માલ્દીવ્સ નોર્વે ફિલિપાઈન્સ મોરક્કો આર્જીન્ટિના પેરુ નાઈઝર નાઈજીરીયા ગિની અને ટોગોના રાજદૂતોનો સમાવેશ થાય છે પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે આતંકવાદ સહિત સુરક્ષાને જાળવવાના પડકારોને સમજવા માટે તેમણે સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાંથી આવેલા તમામ ક્ષેત્રના નાગરિકો અને કાર્યકરોસાથે વાતચીત કરી હતી

નવી દિલ્હીમાં પત્રકારો સંબોધતા સિનિયર ભાજપમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ડાબેરી અને કોંગ્રેસના વિદ્યાર્થી સંઘે નોંધણી પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને સર્વરનો નાશ કર્યો હતો તેમણે કહ્યું કે તેઓ જે એન યુ ના શૈક્ષણિક પથને પણ અવરોધવા માગે છે શ્રી જાવડેકરે જણાવ્યું કે પોલીસ તમામમાં એવા લોકોને ખૂલા પાડવામાં આવશે જેમણે કેમ્પસમાં હિંસા આચરી હતી

એન

એસ યુ પ્રમુખ આઈશે ધોષની આગેવાની હેઠળ જે

ના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા જેથી બહારના મુદ્દાઓનું સમાધાન થઈ શકે શ્રી ખરેએ વિદ્યાર્થીઓને વધુ ચર્ચા માટે આજે બપોરે બોલાવ્યા છે

અન્ય માહિતી કે જે દરેક ઘરની પાસેથી માંગવામાં આવશે તેમાં પરિવારનો ટેલિફોન મોબાઈલ ફોન સાયકલ સ્ક્રટર મોટર સાઈકલ કાર અથવા જીપ વાન રેડિયો લેપટોપ કોમ્પ્યુટરનો સમાવેશ થાય છે

આ કાર્યક્રમમાં દેશભરમાંથી બે હજારથી વધુ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ભાગ લેશે

ની ભાગીદારીમાં માનવ સંશાધન વિકાસ મંત્રાલયે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની ત્રીજી આવૃત્તિ અંતર્ગત ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે એક ટુંકી નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું

આ કાર્યક્રમ દૂરદર્શનના ડીડી નેશનલ દૂરદર્શન સમાચાર ડીડી ઈન્ડિયા તેમજ આકાશવાણીના મીડિયમ વેવ અને એફએમ ચેનલ પર ઉપલબ્ધ રહેશે ગયા વર્ષે દેશભરના સાડા આઠ કરોડથી વધુ વિદ્યાર્થીઓએ દૂરદર્શન ટીવી અને રેડિયો ચેનલો પર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ જોયો અને સાંભળ્યો હતો સમાચાર પત્રો અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પણ આ કાર્યક્રમને વ્યાપક રીતે આવરી લેવામાં આવ્યો હતો

આ સંમલેનને સંબોધતાં રાજદુત વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓને કુશળતાથી લાભ મળે અને માતૂભૂમિથી વધુ નજીકથી જોડાવા માટે સરકાર દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી છે તેમણે ચીનમાં ભારતીય સમુદાયને પોતાની નોંધણી કરાવીને દુતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરી ભારતીય સમુદાયે પણ આ કાર્યક્રમ દરમિયાન કેટલાંક સાંસ્ક઼તિક કાર્યક્રમો રજૂ કર્યા અને વર્ષ દરમિયાન તેમની પ્રવૃત્તિનું પ્રદર્શન કર્યું મેળાવડામાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર દ્વારા નવી દિલ્ફીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જીવંત સંબોધન પણ કરાયું